સુરત કલેકટર કચેરી ખાતે પત્રકારો સાથેની વાતચીતમા જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને ટોસીલીઝ્રમેબ ઇન્જેકશન આપવા ત્રણ ડોક્ટરોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેની ભલામણ અનુસાર દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવશે સુરત શહેર જિલ્લામાં કોરોનાના વ્યાપને રોકવા નવતર પહેલનો ઉલ્લેખ કરતાં અગ્રસચિવે જણાવ્યું હતું કે આરોગ્ય સેતુની સાથે ઇતિહાસ મોડેલનો અમલ થશે

જેના આધારે આ વિસ્તારને ટાર્ગેટ કરીને સઘન ચકાસણી કરવામાં આવશે

ગ્રામ્ય વિસ્તારમાં આશાવકરી અને સીટી વિસ્તારમાં પણ પ્લસ ઓકસી મીટર આપવામાં આવ્યા છે જેનાથી ઓકસિજનની માત્રાની પણ યકાસણી થાય છે

જેમાં દક્ષિણ અને પૂર્વ ઝોનના બે બે અને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનના ચાર વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે આ તમામ વિસ્તારોમાં આજે સવારથી ઘનિષ્ઠ આરોગ્ય યકાસણી અને કોવિડ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

ગઈકાલે અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં સોશિયલ ડિસ્ટનસિન્ગ નું પાલન નહિ થતું હોવાને કારણે મહાનગર પાલિકા સત્તાવાળાઓ દ્વારા આ શાખાને સીલ કરવામાં આવી હતી

જીવન પર્યંત સેવારત રહ્યા બાદ મૃત્યુ વખતે પણ બે કિડની એક લીવર અને બે આંખોનું દાન કરી મૃત્યુને પણ સફળ બનાવતા ગયા છે અમદાવાદની કિડની હોસ્પિટલમાં બંને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાતમંદ દર્દી માટે આપવામાં આવ્યા છે

ઓર્ગન ડોનેશનના કાર્યકરો ભાવનાબેન મંડલી તથા નીતિનભાઈ ઘાટલીયા દ્વારા પરિવારને સાંત્વના આપી અને આ વંદનીય કાર્યને બિરદાવવામાં આવ્યું

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ

એમ

દ્વારા ગઇકાલે જન્મય તેલ લોન્ચ કરવામાં આવ્યું છે નવી પહેલ વિષે માહિતી આપતા જી

એમ એફ

હાલમાં ગુજરાત અને આસપાસના રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના બજારોમાં ખાદ્યતેલ ઉપલબ્ધ થશે ત્યારબાદ ગ્રાહકોના પ્રતિભાવ અનુસાર ભારતના અન્ય રાજયોમાં લોન્ચ કરવામાં આવશે

સી ની નકલ સાથે શાળામાં જમા કરાવવાનું રહેશે

તેમજ માત્ર અંગ્રેજી વિષય માટે જ લેવામાં આવશે

કુંટુંબની યોજનાની તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારીનાં સૂત્ર સાથે કરવામાં આવશે જિલ્લામાં વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃત્તિ કેળવાય તે અંતર્ગત જિલ્લા તથા તાલુકામાં તેને લગતાં વિષયો પર પ્રવૃત્તિઓ કરાશે

મટીરીયલ્સનું વિતરણ અને સ્કોલપેલ વાઝેકટોપી એન

ઉપર ભાર મૂકીને પુરુષ ભાગીદારી વધારવા પ્રયત્નો કરવાં

લાજપોર જેલ સુરત લાજપોર જેલમાં અનોખી પહેલરૂપે સૌપ્રથમવાર ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેલમાં સજા ભોગવતા બંદીવાન અટકી પડેલો અભ્યાસ મેળવવા ઇચ્છતા હોય તેમને ઓનલાઈન શિક્ષણ જેલમાં પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા છે

સવાણી ગ્રુપે કેદીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવાસ ફેલાવવાની તૈયારી દર્શાવીને અનોખી વ્યવસ્થા ઉભી કરી છે ઓનલાઈન શિક્ષણ થકી બંદિવાનોના માનસપટલ ઉપર હકારાત્મકતાના વિચારો ઉદ્દભવે અને જેલમુક્ત થયા બાદ તેઓ સભ્ય સમાજમાં પોતાની જાતનું પુનઃસ્થાપન કરે એવી સવાણી ગૃપના મહેશભાઈ સવાણીએ આશા વ્યકત કરી હતી

વસતિ દિવસ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી અને સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિન નિમિત્તે વિશેષ ઉજવણી રાખવામાં આવી છે મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા આરોગ્ય કચેરી ઓલપાડ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વસતિ નિયંત્રણ માટે કોપર ટી નિરોધ ઓરલ પીલ્સ વગેરે અંગે માહિતી આપવામાં આવી ૃતી વસ્તી વિસ્ફોટને અટકાવવા કેવા પગલા લેવા જોઈએ પુરુષ નસબંધી સ્ત્રી નસબંધી કાયમી પદ્ધતિ બિન કાયમી પદ્ધતિ છાયા અંતરા જેવી વિવિધ પદ્ધતિ વિશે સમજ આપી હતી આ સિવાય ફિલ્ડમાં પ્રચાર પ્રસાર તથા વિવિધ પદ્ધતિઓ દ્વારા લોકોને જાગૃત કરવા માટે જણાવ્યું હતું

અને યારનાં મોત નીપજ્યાં છે તંત્ર દ્રારા એક મોત કોરોના સાથે અન્ય બીમારીથી થયું હોવાનું જણાવાયું છે ભાવનગર નાં સત્યનારાયણ સોસાયટીમાં તથા ભંડારીયા ગામમાં એક વ્યકિતનું મોત નીપજ્યું છે જયારે ભાવનગર જિલ્લાનાં મહુવાનાં ગોરસનાં એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે આમ કોરોનાથી ત્રણ અને કોરોના સાથે અન્ય બિમારીથી એક સહિત કુલ ચારનાં મોત નિપજ્યાં છે

અને વ્યાપક તકેદારી ઉભી કરવામાં આવી છે

જિલ્લા પ્રશાસન ઍમને નિયંત્રણ કરવા માટે અનેક કાર્ય કરી રહ્યા છે ઍની સાથે દમણ ની દામિની વુમેન્સ ફાઉડેન્શન દ્રારા યા ના સ્ટોલ ઉપર યા વેન્ડરોને આયુષ કાઢા બનાવા ની ટ્રેનિગ આપી રહી છે